આ પ્રસંગે તેમણે સ્થાનિક સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા છેલ્લા પાંચ વર્ષમાં મહત્વના સુધારાઓ કરાયા છે તે બાબત પર ભાર મૂક્યો હતો તેને કારણે આજે દેશમાં રોકાણ અને સંશોધન માટેનું ખૂબ સરસ વાતાવરણ ઉભું થયું છે

પ્રધાનમંત્રીએ મોટા ઉદ્યોગોની સંસ્થાઓએ વિકાસના લાભો મેળવવા અને સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં ટેકનોલોજી માટે એકસમાન મંચ ઉભો કરવાની જરૂરિયાતનું સૂચન કર્યું હતું ડીફચેક્ષપો સમારોહને દેશના યુવાનો માટે એક મોટી તક હોવાનું જણાવ્યું હતું તેમણે નવી રોજગારી ઉભી થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો તેમણે કહ્યું કે ડીફએક્ષપો દેશમાં સૌથી મોટો સમારોહ છે તેને કારણે નહીં પણ વિશ્વનું ખૂબ જ ઉંચી કક્ષાનું સંરક્ષણ પ્રદર્શન છે શ્રી મોદીએ કહ્યું કે ભવિષ્યમાં દેશમાં ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઉત્પાદન માટેનું એક મોટું હબ બનશે

આ પ્રસંગે સંબોધનમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સંરક્ષણના ઉત્પાદન માટે નીતી ઉત્પાદન ભાગીદારી મહત્વના છે

આજે લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગેની જાહેરાત કરી શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ રચાયું છે અને તેને મંદિર નિર્માણની કામગીરી સોંપવામાં આવી છે આ ઉપરાંત ઉત્તરપ્રદેશ સરકારે સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીન ફાળવવા પણ સંમતિ દર્શાવી છે આજે ગૃહની બેઠક મળતાં પ્રધાનમંત્રીએ ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ સ્વતંત્ર રીતે મંદિર બાંધવા માટે નિર્ણય લેશે તેમણે અયોધ્યા મંદિર અંગેના યૂકાદા સમયે શીસ્ત અને પુખ્તતા દર્શાવવા બદલ લોકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે લોકોએ લોકશાહી પ્રકિયામાં વિશ્વાસ દર્શાવ્યો છે શ્રી મોદીએ કહ્યું કે દેશમાં હિન્દુ મુસ્લીમ શીખ ખ્રીસ્તી બૌધ્ધ પારસી અને જૈન ધર્મના લોકો એક કુટુંબની જેમ જીવે છે સરકાર સબકા સાથ સબકા વિશ્વાસ હેઠળ દરેક આનંદમાં રહે તેવી નીતી ધરાવે છે અને તમામનો વિકાસ થાય તે મુખ્ય ધ્યેથ છે દરમિયાન સરકારે ટ્રસ્ટની રયના અંગેનું ગેઝેટમાં જાહેરનામું બહાર પાડ્યું છે તેની મુખ્ય કચેરી દિલ્હીમાં ગ્રેટર કૈલાસ ખાતે રહેશે ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશ સરકારે સર્વોચ્ય અદાલતના આદેશ સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન ફાળવણીના આદેશ બહાર પાડ્યા છે

તેમાંથી એક ટ્રસ્ટી દલિત સમુદાયનો રહેશે શ્રી શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે સંસદમાં ટ્રસ્ટની રચના કરવા માટેની જાહેરાત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે સમગ્ર દેશ માટે આજનો દિવસ ખૂબ જ ખુશહાલીભર્યો અને ગૌરવરૂપ છે તેમણે કહ્યું કે સરકારે ટ્રસ્ટની રચના કરવા માટેનો ઐતિહાસિક નિર્ણય લીધો તે દર્શાવે છે કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા સરકાર કટિબદ્ધ છે

અદાલતે ફાંસીની સજા અટકાવવાના સ્થાનિક અદાલતના નિર્ણયને પડકારતી કેન્દ્ર સરકારની અરજી નકારી કાઢી હતી

છેક ગયા ડીસેંબરમાં દિલ્ફી સરકારે ફાંસી અંગેના વોરન્ટની રજૂઆત કરી હતી ન્યાયાધીશ સુરેશકુમાર કાઇતે કાનૂની ઉપાય માટે યારેથ અપરાધીને અઠવાડિયાનો સમય આપ્યો છે અદાલતે કહ્યં કે વિલંબથી થતી પ્રક્રિયાતી અપરાધીઓમાં હતાશા જોવા મળે છે ફાંસી પર મનાઇહુકમને પડકાર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સભાગૃહમાં ચર્ચાનો જવાબ આપે તેવી શક્યતા છે પ્રસ્તાવને સુધારાઓ સાથે મત માટે મૂકાશે

તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો છે

એસ